ટિવટર ઉપર તેમણે આ વિચાર વ્યક્ત કરતાં જ થોડા સમયમાં લોકોએ આધાત અને મુંઝવણ સાથે આમ નહીં કરવાની વિનંતી કરતાં પ્રતિભાવો આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ કરોડથી વધુ ફોલોઅર ધરાવનાર મોદી વિશ્વમાં આ મુદ્દે અન્ય નેતાઓ કરતાં ઘણાં આગળ છે

આ મુદ્દે અન્ય બે નેતાઓ છે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ

દિલ્હીની વ્યક્તિએ ઇટાલીનો જયારે તેલંગાણાની વ્યક્તિએ દુબઇનો પ્રવાસ કર્યો હતો તેમના પ્રવાસની વધુ વિગતોની ચકાસણી થઇ રહી છે બંને દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમનું સઘન નિરીક્ષણ થઇ રહ્યું છે

શ્રી હર્ષવર્ધને શક્ય હોય ત્યાં સુધી ઇરાન જાપાન દક્ષિણ કોરિયા અને સિંગાપોરનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે દરમિયાન તહેરાન ખાતેના ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું છે કે ઇરાનમાં કોરોના વાયરસનો ચેપ કોઇપણ ભારતીય લાગ્યો નથી રાજદ્રતાવાસે વધુમાં જણાવ્યું છે કે તેઓ ભારતના વિદ્યાર્થીઓ સહિત ઇરાનના તમામ ભારતીયોના સંપર્કમાં છે

ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવાની સાવચેતી રૂપે આ પગલું લેવાયું છે

લોકસભાની બેઠક એકથી વધુ વખત મુલત્વી રહ્યા બાદ ગઇકાલે બપોરે સાડા યાર વાગે ફરીથી મળતાં અધ્યક્ષ ઓમ બિરલાએ દિવસ દરમિયાન થયેલી ઘટનાઓ અંગે ખેદ વ્યક્ત કરીને ગૃહની ગરિમા જાળવવાનો સભ્યોને અનુરોધ કર્યો હતો અગાઉ વિપક્ષોએ બપોરે બે વાગે બેઠક શરૂ થતાં જ દિલ્હીમાં તાજેતરમાં થયેલા તોફાનોના મુદ્દે ગૃહમંત્રીના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્યાર કર્યો હતો અને બેનરો સાથે ગૃહના મધ્યમાં ધસી ગયા હતા અધ્યક્ષે શોરબકોર વચ્ચે સભ્યોને શાંત રહેવાની અપીલ કરતાં ગૃહની કાર્યવાહી યલાવવાનો નિર્ણય લીધો હતો અધ્યક્ષની એકથી વધ્ વારની વિનંતી છતાં વિપક્ષોએ સૂત્રોચ્યાર ચાલુ રાખતાં અધ્યક્ષે લોકસભાની બેઠક ગઇકાલના દિવસ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય લીધો હતો

જો કે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્યાર યાલુ રાખ્યા હતા ઉપસભાપતિ તેમને સમજાવતા રહ્યા પણ પરિણામ ન આવતા શોરબકોર વચ્ચે કેન્દ્રિય સંસ્કૃત યુનિવર્સિટી વિધેયક રજુ કરીને તેને મંજુરી અપાઇ હતી ગૃહમાં શોરબકોર ચાલુ રહેતા રાજ્યસભાની બેઠક આખરે ગઇકાલે એક દિવસ માટે મુલતવી રખાઈ હતી

આ ચારેય અપરાધીઓને આજે સવારે ફાંસી થવાની હતી સત્ર ન્યાયાધી ધરમેન્દ્ર રાણાએ અવલોકન કર્યું હતું કે અપરાધી પવનની દયા અરજી ફજી પડતર હોવાથી ફાંસીની સજા આપી શકાશે નહીં પવનકુમારે તેની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પડતર હોવાથી ફાંસીની સજા સામે મનાઇ હ્કમ આપવા અદાલતને વિનંતી કરી હતી દરમિયાન દિલ્ફી સરકારને પવનને અરજી મળતા જ આ દયા અરજી ફગાવવાની ભલામણ કરીને દયા અરજીની ફાઇલ દિલ્ફીના ઉપરાજ્યપાલને મોકલી આપી છે

દિલ્હીના પોલીસ કમિશનર એસ

શ્રીવાસ્તવે પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્હીવાસીઓને કોઇપણ અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવવાની અપીલ કરી છે તેમણે કોઇપણ પ્રકારના બનાવની પોલીસ નિયંત્રણ કક્ષ સાથે વાતચીત કરીને સાયી માહિતી મેળવવા લોકોને અપીલ કરી છે કમિશનરે વધુમાં જણાવ્યું કે રવિવારે અફવાઓના સંદર્ભમાં છ કેસ નોંધવામાં આવ્યા છે અને એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

દાખલ કરાઈ છે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિયામક દિપા વર્માએ શહેરના તાજેતરના તોફાનોમાં અસરગ્રસ્ત બનેલા ભજનપુરા અને દયાલપુરના મુલાકાત લીધી હતી તેમણે આ કેસમાં વિવિધ ટીમોએ કરેલી કામગીરીને જાણકારી પણ મેળવી હતી

કેસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ શંકાસ્પદ રીતે ભૂમિકા ભજવી હોવાનું જણાયું છે

એક્ઝિટ પોલના તારણો પણ આગામી સરકાર રચવા માટે શ્રી નેતન્યાહ્ મજબૂત સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે ઇઝરાયેલમાં એક વર્ષમાં ત્રીજી વાર યૂંટણીઓ યોજાઈ હતી

એક્ઝિટ પોલના તારણો પછી બેન્જામીન નેતન્યાહુએ ટવીટ કરી જણાવ્યું હતું કે આ ઇઝરાયેલ માટે મોટો વિજય છે

ગઇકાલે ઢાકામાં એક પરિસંવાદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સઘન દ્વિપક્ષીય સંબંધો ઇચ્છે છે આસામમાં એનઆરસી અંગે બોલતા તેમણે કહ્યું કે આ સમગ્ર બાબત ભારતની આંતરીક બાબત છે અને તેની બાંગ્લાદેશ ઉપર અસર થશે નહીં શ્રી શૃંગલાએ બાંગ્લાદેશને સૌથી વધુ વિકાસ ભાગીદાર દેશ તરીકે ઓળખાવ્યો હતો

આ બેઠક બાદ પત્રકારી સાથેની વાતચીતમાં સુ

શ્રી શૃંગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિનામાં યોજાનારી બાંગ્લાદેશની મુલાકાતની પૂર્વતૈયારી કરવા ગઇકાલે ઢાકા પહોંચ્યા છે